એન એક્સ મીડીયા મનીલોન્ડરીંગ કેસમાં ક્રેંગ્રેસ નેતા પી ચિદમ્બરમની આગોતરા જામીન અરજી નકારી કાઢી છે

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પ્રટીનના આમંત્રણથી શ્રી મોદી અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા છે આ આર્થિક મંચમાં એશિયા પેસેફિક વિસ્તાર અને પૂર્વ રશિયાના વિકાસશીલ દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય સહકારના વિસ્તરણ અંગે ચર્ચા યોજવામાં આવી છે રશિયાના બે દિવસના પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી પુટીન સાથે ભારત રશિયા વાર્ષિક પરિષદ યોજી હતી બાદમાં સંયુક્ત પત્રકાર પરિષદમાં શ્રી મોદીએ કહ્યું કે ભારત રશ્રિયા સહકારમાં નવી ક્ષીતીજા ઉમેરવા આ બેઠક યોજાઈ છે તેમાં વેપાર સલામતિ દરિયાઈ સહયોગ અને પર્યાવરણ સુરક્ષા માટે સહભાગી બનવા વિયારણા થઈ હતી શ્રી મોદીએ કહ્યું કે ભારત અને રશિયા કોઈપણ દેશની આંતરિક બાબતમાં બાહ્ય દખલનું સમર્થન કરતા નથી રશિયાએ જમ્મુ કાશ્મીરમાં ભારતની કાર્યવાહીનું સમર્થન કર્યું છે અને તેને બંધારણની હદમાં રહીને કરેલા આંતરિક ફેરફાર ગણાવ્યા છે બાદમાં વિદેશ સચિવ વિજય ગોખલેએ પત્રકારોને જણાવ્યું કે પ્રધાનમંત્રીએ શ્રી પુટીનને સમગ્ર નિર્ણય અંગે છણાવટ કરી હતી અને રશિયાએ ભારતનું સમર્થન કર્યું છે

જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો આબે સાથે વ્લાદિવોસ્ટોકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું પત્રકારો સાથેની વાતચીતમાં વિદેશ સચિવ વિનય ગોખલેએ કહ્યું કે બંને નેતાઓએ દ્વિપક્ષી આર્થિક સહકાર તથા જનસંપર્ક વધારવા પર ભાર મૂક્યો હતો આ ઉપરાંત ડિસેમ્બરમાં નવી દિલ્ફીમાં સંરક્ષણ તથા વિદેશ બાબતોની સંયુક્ત બેઠક માટે સંમત થયા હતા આ ઉપરાંત પ્રધાનમંત્રીએ રશિયાના રાષ્ટ્રપતિ પુટીન સાથેની બેઠકમાં પ્રાદેશિક આર્થિક સહકાર કરાર અંગે યર્યા કરી હતી

પ્રધાનમંત્રીએ મલેશિયાના પ્રધાનમંત્રી મહાથીર મહંમદ સાથે બેઠક કરી હતી અને તેમાં ઝાકીર નાઇકને ભારતને સોંપવા અંગે રજૂઆત કરી હતી આ ઉપરાંત ત્રાસવાદ અને વેપારને લગતા મુદ્દાઓ પણ ચર્ચાયા હતા શ્રી મહાથીર મહંમદે ભારતીય માલ સામાનની આયાત માટે ખાતરી આપી હતી શ્રી મોદીએ મોંગોલિયાના રાષ્ટ્રપતિ બાટુલ્ગા સાથે પણ ચર્ચા કરી હતી તેઓ આ મહિને ભારતની મુલાકાતે આવવાના છે

ચિદમ્બરમની આગોતરા જામીન અરજી નકારી કાઢી છે ઈડી દ્વારા આઈએનએક્સ મીડિયા કેસમાં થયેલી ફરિયાદ સંદર્ભમાં દિલ્હી વડી અદાલતના યુકાદાને સર્વોચ્ય અદાલતમાં પડકારવામાં આવ્યો હતો ન્યાયાધીશો આર

બોપન્નાએ કહ્યું કે આગોતરા જામીનથી તપાસને અસર થશે અને તપાસ એજન્સીને યોગ્ય છૂટ મળવી જાઈએ અદાલતે પી ચિદમ્બરે માંગેલી પ્રશ્નોત્તરીની નકલ આપવા પણ ના પાડી છે જાકે જામીન માટે સ્થાનિક અદાલતનો સંપર્ક કરવા જણાવ્યું છે દરમિયાન શ્રી ચિદમ્બરની બિન જામીનપાત્ર વોરન્ટને પડકારતી અરજી પાછી ખેંચી લેવા અદાલતે મંજુરી આપી છે

એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બટાલાના અધિક નાયબ કમિશનરને ઘટનાની તપાસ કરવા જણાવાયું છે ગઈકાલે થયેલી દુર્ઘટનામાં આસપાસની મકાનોને પણ નુકસાન થયું છે

એક ટ્વીટર સંદેશામાં શ્રી મોદીએ જીવ ગુમાવનારાના પરિવારજનોને સાંત્વના પાઠવી છે તેમણે ઈજાગ્રસ્તોને જલ્દીથી સાજા થવાની આશા દર્શાવી છે

સુશ્રી મુફતીને નજરકેદ રખાયેલી છે અદાલતે તેમની દીકરી ઇલ્તીજાની અરજી માન્ય રાખી હતી

અરજીમાં સંદેશા વ્યવહાર પરના પ્રતિબંધોને પડકારવામાં આવ્યા છે જા કે સોલીસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે શ્રીનગરનાં ઘણા અખબારો પ્રકાશિત થયાં હતા માત્ર કાશ્મીર ટાઇમ્સે જાતે પ્રકાશન મોકુફ રાખ્યું હતું એટર્ની જનરલ કે

વેણુગોપાલે કહ્યું કે રાજ્યમાં ધીમે ધીમે તબક્કાવાર છુટ આપવામાં આવી રહી છે

ઉત્તર પૂર્વ વિકાસ રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહના અધ્યક્ષપદે બેઠક મળી હતી અને તેમાં મુલાકાતના હેતુઓ અંગે યર્ચા થઈ હતી મુલાકાતમાં મહિલા સશક્તિકરણ સામુદાયિક વિકાસ પ્રવાસન વગેરે બાબતો પર વિશેષ ભાર આપવામાં આવશે દરમિયાન કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગે જમ્મુ કાશ્મીરમાં આર્થિક રીતે પરવડે તેવાં અને સારી ગુણવત્તાના બાંધકામ માટે સફથોગ આપવા તૈયારી દર્શાવી છે મુખ્ય સચિવને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે તેનાથી વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે માનવબળમાં વધારો થશે

આ એવોર્ડ નોંધપાત્ર કામગીરી કરનાર શિક્ષકોને આપવામાં આવે છે જેમણે માત્ર શાળાના શિક્ષણની ગુણવત્તામાં સુધારો કર્યો નથી પરંતુ તેમના વિદ્યાર્થીઓના જીવનને સમૃધ્ધ બનાવ્યું છે આ પ્રસંગે શ્રી કોવિંદે કહ્યું કે યરિત્ર નિર્માણનો પાયો શાળાઓમાંથી જ નંખાથ છે શિક્ષકો વિદ્યાર્થીઓ માટે માતા પિતા જેવા હોય છે રાષ્ટ્રપતિએ શિક્ષકોને તેમની મૂળભૂત જવાબદારી સમજવા જણાવ્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિક્ષકોને એક વખત ઉપયોગમાં લઈ શકાય તેવા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા સમર્થન અને સરકાર માટે અપીલ કરી છે તેમણે જણાવ્યું કે શિક્ષકો વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકના ઉપયોગથી પર્યાવરણને થતા નુકસાન વિશે તથા તેને રોકવા સમજાવે

શિક્ષક દિવસ નિમિત્તે સમગ્ર ઉત્તર પ્રદેશની સરકારી શાળાઓએ ગઈકાલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શરૂ કરેલી પ્રેરણા એપ્લિકેશન સાથે ડિજિટલ પરિવર્તનના નવા યુગમાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે માતા એક આદર્શ શિક્ષક છે અને અનંત ઘૈર્ય ને દયાળુ છે

અન્ય સેમિ ફાઇનલમાં સેરેના વિલિયમ્સનો યુક્રેનની એલિના સ્વીટોલીના સામે મુકાબલો થશે

ત્રીજી સપ્ટેમ્બરથી શરૂ થયેલો આ ભરતી મેળો નવમી સપ્ટેમ્બર સુધી યાલશે

તેનો આ પુરાવો છે કિશ્તવાર ડોડા પૂંચ અને રામબન વિસ્તારના યુવાનો મોટી સંખ્યામાં ઉમટ્યા છે